ગુજરાતના યુવાધનને નશાખોરી તરફ વાળવાનો પ્રયત્ન કરી રહેલા આવા ગુનેગારોને બિલકુલ છોડવામાં આવશે નહીં અને તેમની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે

આ વધારે પડતો યાર્જ ઘટાડવા મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી આ રજૂઆતના પગલે ટેસ્ટીંગનો ચાર્જ ઘટાડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે

બોર્ડે સર્વોચ્ય અદાલતમાં થયેલી સુનવણીમાં આ જાણકારી આપી હતી

સરકારે સર્વોચ્ય અદાલતને જણાવ્યું છે કે ધો

પરંતુ હાલ અરબી સમુદ્રમાં કે બંગાળના અખાતમાં હવાનું હળવું દબાણ નથી તેના કારણે આગામી એકાદ અઠવાડિયું હવામાં ભેજનું પ્રમાણ ઓછું થવાની શક્યતા છે પરિણામે શનિવારથી દરિયાકાંઠાના વિસ્તારોને બાદ કરતાં રાજ્યના બાકીના વિસ્તારોમાં વરસાદનું જોર ઘટવાની આગાહી કરાઇ છે

ટી

અત્રે ઉલ્લેખનીય છે કે આ સુવિધાને કારણે પ્રવાસીઓને બસ સ્ટેશન સુધી આવવા કરવા પડતા રીક્ષાના ખર્ચમાંથી રાહત મળશે